પ્રધાનમંત્રીએ વિશ્વના બદલાયેલા સમયમાં ખેતીમાં પણ ઝડપથી આધુનિકતા અપનાવવાનો ખેડૂતોને અનુરોધ કર્યો હતો અને ખેતીની સાથે પશુપાલની જેમ જ મધમાખી પાલન જેવા વ્યવસાય અપનાવીને આવક વધારવાની ભલામણ કરી હતી

તેમણે હાલ દરિયાકિનારાથી દૂર સુરેન્દ્રનગર જીલ્લાના ઝીંઝુવાડા ખાતે આવેલી દીવાદાંડીની પણ યાદ અપાવી હતી પ્રધાનમંત્રીએ રમતગમત સહિત અનેક નવાં નવાં ક્ષેત્રોમાં મહિલાઓએ મેળવેલી સિધ્ધીઓ બદલ અભિનંદન આપીને કહ્યું હતું કે તેનાથી યુવાનોને નવી પ્રેરણા મળશે શ્રી મોદીએ વસંતઋતુમાં આવતાં હોળી ધૂળેટી બીશુ નવરોહ ચૈત્રી નવરાત્રી રામનવમી ઇસ્ટર વગેરેની યાદ આપીને તમામ ધર્મોના દેશના નાગરિકોને અને વિશ્વભરના ખ્રિસ્તી ભાઇઓ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને કોવિડની રસી લેવાની સાથે માસ્ક પહેરવાની અને છ ફૂટનું ભૌતિક અંતર જાળવી રાખવાની ફરી યાદ પણ અપાવી હતી બનાસકાંઠા મધમાખી પાલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના મન કી બાત કાર્યક્રમમાં બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ ખેતીની સાથે અપનાવેલા મધમાખી પાલનના વ્યવસાયનું ઉદાહરણ આપ્યું હતું આ પૂરક વ્યવસાય અપનાવવાથી થયેલા ફાયદાની વિગતો આવા જ એક ખેડૂત તેજાભાઇ પટેલે આ રીતે આપી

ઝીંઝુવાડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આજે જેનો ઉલ્લેખ કર્યો છે તે ઝીંઝુવાડા ગામે આવેલ દીવાદાંડી આજે પણ હૈયાત છે અને એક સમયના અહીં થતા બહોળાં દરિયાઈ વ્યાપારની સાક્ષી પૂરે છે એક સમયે ઝીંઝ્રવાડા મહત્વનું બંદર હતું અને દરિયાઇ માર્ગે અહીંથી સિંધ પ્રદેશમાં વેપાર થતો હતો તેના જહાજો ઝીંઝુવાડામાં લાંગરવામાં આવતા હતા તે કડા પણ આજે મોજુદ છે

જળ જીવન મિશન અન્વયે ગુજરાત રાજ્યનો બેસ્ટ પરફોર્મર રાજ્ય તરીકે સમાવેશ થયો છે

દેશના જે અન્ય રાજ્યો છે જેમાં ગુજરાત સહિત અરૂણાયલ પ્રદેશ મણિપુર મેઘાલય મીઝોરમ સિક્કીમ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે કેન્દ્ર સરકાર આ વિશેષ પ્રોત્સાહક અનુદાન જે તે રાજ્યોને ઝડપી કાર્ય પધ્ધતિ નાણાકીય આયોજન અને ફંડના અસરકારક ઉપયોગ તેમજ પાઇપલાઇન નેટવર્કની કાર્ય ક્ષમતાના માપદંડોને આધારે આપે છે

આ આદેશ આગામી પહેલી એપ્રિલથી અન્ય ફકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે

ઉમરાછીમાં પદયાત્રીઓનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે

હોલિકા દહન દરમ્યાન ભીડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન થાય તેવી તકેદારી રાખવા સરકારે હોળીના આયોજકોને સૂચના આપી હતી વધતાં કોવિડ કેસોને ધ્યાનમાં લઈને હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આવતીકાલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ફ્લડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન કરવા અનુરોધ કરાયો છે ડાકોરના ઠાકોર રાજા રણછોડની બંધ બારણે ફાગણી પૂનમની આરતી બંધબારણે કરાઈ હતી યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે હોળી મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ફાગણી પુનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે આવતીકાલ સુધી ભાવિકો માટે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કોરોના ગાઈડલાઈન સાથે રંગોત્સવની ઉજવણી થઈ રહી છે ભગવાન શામળિયાને ચાંદીની પિયકારીથી રંગ લગાવાયો હોળીદાન હોળીના રંગપર્વ નિમિત્તે હરિભગત પરિવાર લંડન ના આર્થિક સહયોગથી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ લંડન યુ કે

જેથી આવા પરિવારો પણ ઉલ્લાસભેર હતાશણીના પર્વની મજા માણી શકે આ કાર્યક્રમને સફળ બનાવવા માનવતા પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી

હવાઇ દળ ભારતીય વાયુ સેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના વડા એરમાર્શલ એસ

ઘોટિયા બે દિવસ માટે નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાતે આવી ગયા